તેમણે કહ્યું કે આ અભિયાનને મિશન તરીકે ઉપાડી શાળાએ આવતું પ્રત્યેક બાળક પોતાનું છે અને તેના ભવિષ્ય નિર્માણની નૈતિક જવાબદારી શિક્ષકની છે તેવું દાયિત્ય નિભાવે છે

એ માટે ગુણાંક પઘ્ધતિથી સર્વેક્ષણ થશે

નખત્રાણા તાલુકા પંચાયતની મહત્વની કારોબારી સમીતીનું અઘ્યક્ષપદે મોહનભાઈ આહિરને સપ્રત થયું હતું જયારે ભચાઉ તાલુકા પંચાયતની કારોબારી સમીતીના અઘ્યક્ષ પદે સવાભાઈ ચાવડાની વરણ થઈ હતી

ભુજની ઓલફેડ હાઈસ્ક્રલ ખાતે તાલુકા કલા મહાકુંભનો પ્રારંભ કરાવતાં ભૂજનાં ધારાસભ્ય નિમાબેન આચાર્યએ કલા મહાકુંભનાં ઉભરાતા કલાકારોને આગળ આવવા લીક આપશે

એસ આઇને પી

આઇની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે

એસ અધિકારીઓની બદલીનું લીસ્ટ ટૂક સમયમાં જાહેર થવાની પણ શક્યાતાઓ છે

સી

ટી